આ કન્સેસન યુવાનોને બીજા અને સ્લીપર ક્લાસના મૂળ ભાડામાં અપાશે રેલવે મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે આ કન્સેસન ખાસ કિસ્સા તરીકે અપાશે તે સામાન્ય દ્રેનસેવામાં જ ઉપલબ્ધ બનશે

આ કન્સેસન જુદાજુદા રાજયોના માનવસંશાધન વિકાસના વિભાગોના સચિવો દ્વારા નિયત કરાયેલા ફોર્મેટમાં પ્રમાણપત્ર રજૂ કરવાથી અપાશે

ગુજરાતી ભાષાનો યાલુ વર્ષનો પુરસ્કાર હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને આપવામા આવ્યો છે તેમના નિબંધસંગ્રહ મોજમાં રેવુ રે માટે તેમને આ પુરસ્કાર આપવામા આવ્યો છે

તેમાં હિન્દીમાં સાહિત્યકાર નંદકિશોરના કાવ્યસંગ્રહ ચિલતે ફએ અપને કો તથા અંગ્રેજી સાહિત્યમાં ડોકટર શશી થરૂરના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસની પસંદગી થઇ છે સંસ્કૃતમાં પેન્ના મધુસૂધનની કૃતિ પ્રજ્ઞાયક્ષુસમ્ અને ઉર્દુ સાહિત્યમાં શક્રી કીડવાઇના જીવનચરિત્ર સ્વનેહ એ સર સઇદ એક બજદીદની પસંદગી થઇ છે

બી

રાજયપાલશ્રીએ ટી બી ના રોગ સામે સમાન્યજનમાં જાગૃતિ વધારવાના એસોસીયેશનના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યુ કે ટી બી રોગ નિદાન સારવાર સુવિધા તથા તેના નિયંત્રણ માટેના સરકારના જે કાર્યક્રમો કાર્યરત છે તેની જાણ અંતરિયાળ વિસ્તારોમાં પહોચાડવામાં સંસ્થાએ પ્રયાસો વધુ આગળ વધારવા જોઇએ

આઇએએસએ ગઈકાલથી પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળી લીધો છે

કે એ આ પહેલાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને ખેડામાં ફરજ બજાવી હતી ઉપરાંત તેઓ મ્યુનિસિપાલિટીસના ડાયરેકટર ગાંધીનગર અને કલેકટર સાંબરકાંઠા તરીકેની પણ કામગીરી સંભાળી યૂક્યા છે

કચ્છમાં ગત શિયાળા ઉનાળામાં સ્વાઈન ફ્લુથી પર લોકોના મોત થયા હતા યાલુ સિઝનમાં સ્વાઈન ફ્લુનો પહેલો કેસ નોંધાયો છે ભુજમાં સ્વાઈન ફ્લુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફ્લુને અટકાવવા તમામ મેડીકલ ઓફિસરને તાલીમ આપી દેવી છે

તો વેન્ટીલેટર એબીજી મશીનની પણ તૈય્રો આરોગ્ય વિભાગ દ્વારા કરી દેવી છે

કુલદીપ કુલદીપ યાદ વે આ મેચમાં હેદ્રિક લેવાની સાથે જ બે હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બન્યો છે

વેસ્ટ ઇન્ડીઝ માટે શાઈ હોપ અને નિકોલસ પૂરને અર્ધ સદીઓ મારી હતી

જે અજેપાળ દાદાના મંદિરે પહોંચશે ત્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજા કરવામાં આવશે ત્યારબાદ ગંગાનાકાના મુખ્ય દ્વારે તોરન્વીધી તથા ખીલીપુજન થશે વિવિધ ધાર્મિક સંતો સાથે નગરપાલિકાના પ્રમુખ રાજેશ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાનારા તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને જણાવાયું છે

જેમાં તેમના વ્યવસાયને લગતા વિષયો જમકે ઇન્ફોરમેશન ટેકનોલોજી ઇન્ટરનલ ઓડિટ મહિલા સીએ કેન્રીમ્ત કાર્યક્રમો ઇન્કમટેક્ષ જીએસટી નિતિમત્તા તથા ધોરણો વગેરે આવરી લેવાશે